વિરલ રાણા મુખ્યમંત્રીની કચ્છ મુલાકાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઈકાલે કચ્છ જિલ્લાની મુલાકાત લઇ જિલ્લાના અછતગ્રસ્ત ગામોમાં પાણી ઘાસચારો અને પશુધન જેવી સ્થિતિનો કયાસ મેળવ્યો હતો મુખ્યમંત્રીએ આ અંગે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી ખાસ કરીને નખત્રાણા અબડાસા અને લખપત તાલુકામાં અછત રાહત કાર્યોનું આકલન કર્યું હતું અને રાજય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલા અછત રાહતના કામોની સમીક્ષા કરી હતી

એલ ડી પાણી અપાય છે

અછતની આ સ્થિતિને પહોંચી વળવા માટે જનસહયોગ પણ પ્રાપ્ત થઇ રહ્યો છે સ્વૈચ્છિક અને સામાજિક સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે ઘાસ વિતરણ ઉપરાંત લીલો ચારો બિયારણનું વિતરણ કરવામાં આવી રહ્યું છે

ઉનાળાના મે મહિનામાં ડેમની આ અત્યારસુધીની સૌથી ઉંચી સપાટી છે

વિરલ રાણા આઈપીએલ મહેન્દ્ર ધોનીની આગેવાની હેઠળની ચેન્નાઈ સુપર કિંગ્સે બોલરોના અરકારક દેખાવ બાદ ડુપ્લેસીસ અને વોટસનની અડધી સદીઓને સહારે ખુબ જ આસાનીથી દિલ્હીને હરાવીને આઈપીએલની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે

વિરલ રાણા હવામાન ભારે ગરમી અને ઉંચા તાપમાન વચ્ચે રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હવામાનમાં પલ્ટો આવ્યો છે

હવામાન વિભાગે આગામી બે દિવસમાં બનાસકાંઠા કચ્છ રાજકોટ સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટ્ટં પડે તેવી આગાહી કરી છે વિરલ રાણા કેરોસીન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કીલો લીટરના કંપનીના વધેલ ભાવ નજરે જથ્થાબંધ વેંચાણ ભાવ તથા એક લીટરના છૂટક વેચાણ ભાવ તા